પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે કેવડીયા ખાતે પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે કેવડીયા ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાઓનો ખૂબ ઝડપી વિકાસ જોઇને સુખદ આનંદ

કોરોના રસીની ટ્રાયલ શરૂ થશે

હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાશે

અવસાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજયના મુખ્યમંત્રી સહિત કોગ્રેસના અગ્રણીઓએ શોક વ્યકત કર્યો આવતીકાલે પિરામણ ખાતે દફનવિધિ યોજાશે

તેમણે કહ્યુ કે જયારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામા આવી રહ્યાં છે ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બન્યા છે રાષ્ટ્રપતિએ કહ્યુ કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ જોવા મળેછે તેમણે કહ્યું કે અમારા બંધારણના ઘડવૈયાઓએ આ મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા છે

ઉપરાષ્ટ્રપતિ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે અખિલ ભારતીય પ્રિસાઇડીંગ ઓફિસરોની કોન્ફરન્સને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકંયા નાયડુએ લોકશાહીના ત્રણેય સ્તંભોએ મજબૂતાઇથી કામ કરવુ જોઇએ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

સાસંદોની હાજરી અને કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવે તેમણે તમામને અપીલ કરી હતી કે લોકતંત્રની મજબૂતી માટે આપણે એક થઇએ

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ વર્ષ આ પરિષદનુ શતાબ્દી વર્ષ છે

આ પરિષદમાં વ્યકત કરવામાં આવેલા વિયારો અને બીજ આપણી પ્રણાલીને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે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 આ વર્ષે આ કોન્ફરન્સના વિષય સબળ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય છે આ સંમેલન અતંગત અનકેવિધ પ્રવર્તમાન વિષયો ઉપર વિયારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે

આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપતિશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિફતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી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

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અભિભુત થયેલા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કૉવિંદે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે સ્વતંત્ર ભારતની એકતા અને અખંડતાના સુત્રધાર સરદાર વલ્લ્ભભાઇ પટેલની પ્રતિમાં બીજીવાર દર્શન કરી અને તેમનાં ચરણોમાં પુષ્પ અર્પણ કરીને હં ખુબ જ ગૌરવ અનુભવુ છું આ જોઇને સુઃખદ આશ્વર્ય થયું કે આ વચ્ચે આ ક્ષેત્રમાં પ્રવાસન સંબંધિત વિકાસકાર્ય ઘણા જ ટુંક સમયમાં જ પૂર્ણ કરાયા છે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

જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે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 ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી નિષ્ણાંત વેક્સિન સંલઝન તમામ પ્રકારની ટ્રેનિંગ આપણા સોલા સિવિલના તબીબોને આપવા માટે દ્રંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે વેક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર સ્વયંસેવકોને મહિને ર ડોઝ વેક્સિનના આપવામાં આવશે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 તેના શરીરમાં વેક્સિનના કારણે આવી રહેલા બદલાવ તેમજ તેની અસરોનું સતત મોનીટરીંગ કરવામાં આવશે

સી યુ

મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નિર્માણધીન હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક બાદ શ્રી નીતીન પટેલે જણાવ્યુ હતુ કે સમગ્ર રાજયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર સજજ છે

ડીની મુલાકાત લઇ રહ્યા છે

તેઓ દિલ્લીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ઉપરાષ્ટ્રપતિ વેંકઈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી છે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

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાજયસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના દુઃખદ નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યકત કરી હતી તેમણે આજે શ્રધ્ધાંજલિ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે અહેમદ જ પટેલના નિધનથી ખૂબ દુઃખ થયુ છે રાજનીતિક જીવનમાં અહેમદ પેટલનુ મોટું યોગદાન રહ્યુ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી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

ગુજરાતના સૌથી વરીષ્ઠા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ સદગત ને અંજલિ આપતા કહ્યું છે કે કોંગ્રેસએ એક સશક્ત નેતા ગુમાવી દીધો છે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ કહ્યું છે કે આદિવાસી વિસ્તાર સુધી રેલમાર્ગ પહોંચાડવામાં અહમદભાઈનો મોટો ફાળો હતો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દુખ વ્યક્ત કરતાં કહ્યું છે કે ગુજરાતની ભલાઈ માટે કાયમ કાર્યરત રહેનાર અહમદભાઈ ના અવસાન થી ખૂબ મોટી ખોટ પડી છે

આ પ્રદર્શનમાં ભારતમાં લોકશાહી મૂલ્યોનું સદીઓથી કેવી રીતે જતન કરવામાં આવ્યું છે તેની પ્રસ્તુતિ કરાઈ છે દેશમાં ઋગવેદકાળથી કેવી રીતે જનપદ મહાજનપદ ગણ અને મહાગણ જેવા વિવિધ શાસન સ્વરૂપ થકી કેવી રીતે શાસનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવતી હતી તે અંગેની રસપ્રદ વિગતો પણ પ્રદર્શિત કરવામાં આવી છે